પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરની આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરતા જણાવ્યું હતું કે આયુર્વેદ ચિકિત્સા પદ્વતિમાં ભારતનો વારસો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે જામનગરની આયુર્વેદ સંસ્થાને મળેલ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્યક્ષેત્રે મળેલી મોટી ભેટ છે અમદાવાદ શહેરના નારોલમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ રાજય સરકારને વિસ્તૃત અહેવાલ મોકલી આપ્યો

યૂકવણી કરવામાં આવી રાજથમાં કોરોનાની પરિસ્થિતિ તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને કોઇપણ તબીબો કે કર્મચારીઓની રજાઓ મંજૂર કરવામાં આવશે નહીં

આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આયુર્વેદ ચિકિત્સા પદ્વતિમાં ભારતનો વારસો છે

કોવીડ મહામારીમાં ભારતનું આ પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થયું છે જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન મળી રહ્યું છે

સમગ્ર દેશમાં કોરોના અંક્રશમાં છે તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પ્રધામંત્રીએ સ્વીકાર્યું હતું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન માટે સમગ્ર વિશ્વમાંથી ભારતની પસંદગી કરવામાં આવી છે આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ રોસ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી

આજે જયારે દેશની પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદનું લોકાર્પણ થ યું છે ત્યારે યુનિર્વર્સીટીના વાઇસ યાન્સેલર પ્રો અનુપ ઠાકરે જણાવ્યું હતું કે રાજવી પરિવાર દ્વારા ભુતકાળમાં ફાળવવામાં આવેલી વિશાળ જગ્યા આયુર્વેદ સંસ્થાનને જામનગર લાવવામાં નિમિત બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે આયુર્વેદ ક્ષેત્રમાં આમુલ પરિવર્તન માટે સતત વિયાર વિમર્શ કરતા રહેતા હતા અને જામનગરને આયુર્વેદ યુનિર્વર્સીટી ની અવાર નવાર મુલાકાતે પણ આવતા હતા

રાજયપાલ મુખ્યમંત્રી શુભેચ્છાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ અને નૂતનવર્ષના પાવન પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો દેશ વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીએ સંથમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપિલ કરતાં માસ્ક સોશિયલ ડિસ્ટન્સ દો ગજ કી દૂરી જેવા નિયમો અવશ્ય પાળવા પણ અનુરોધ કર્યો છે

અહેવાલ એએમસી અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ આજે રાજય સરકારને વિસ્તૃત અહેવાલ મોકલી આપ્યો છે

જેના અનુસંધાને મહાનગરપાલિકાને રાજય સરકારે વિસ્તૃત અહેવાલ સોંપવા જણાવ્યું હતું

તેમ શ્રમ આયુક્ત કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે રજા નામંજૂર રાજથમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ તેમજ તહેવારો ને ધ્યાને લેતાં કોઇપણ તબીબો કે આરોગ્ય કર્મચારીઓની રજાઓ મંજુર કરવામાં આવશે નહીં તેમ આરોગ્ય કમિશનરે જણાવ્યું છે અનિવાર્ય સંજોગોમાં કે માંદગીના કિસ્સામાં રજા મંજુર કરવાની હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ રજા મંજુર કરાશે કોઇ અધિકારી કર્મચારીએ પૂર્વમંજુરી વિના ફરજનું મથક ન છોડવા પણ સુચના આપવામાં આવી છે

ધનતેરસ કાળીયૌદશ દિવાળી નૂતનવર્ષ અને ભાઈબીજ એ પાંચ ઉત્સવો આ પર્વ દરમ્યાન ઉજવાય છે

આજે લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું છે

યાત્રા ધામ દ્વારકામાં જગતમંદિરમાં કાળી ચૌદશ અને દિપાવલીની એક જ દિવસે આવતીકાલે ઉજવણી થશે

આજે સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિત્તે સવારે સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી

આ સાથે જ કાળીચૌદશ અને દીપાવલીના દિવસે સાંજે મંદિરમાં લક્મીચંપૂજન અને ચોપડાપૂજન થશે

જેનો લાભ લેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે વિનંતી કરી છે